રચના કરાશે ત્રણ જ્યોતિલિંગને જોડતી કાશી મહાકાલ એક્સપ્રેસ ટ્રેન આજથી શરૂ થશે

મોત થયા છે

પીએ ની રચના કરાશે

સી

શ્રી પાસવાને કહ્યું કે ગ્રાહક સલામતી ધારાને લગતા નિયમોને આગામી દોઢ મહિનામાં તૈયાર કરાશે ગ્રાહકોના હિતને કેન્દ્રની એન

એ સરકાર ટોચની અગ્રતા આપી રહી છે ઉદ્યોગોના સંગઠનમાં બોલતા શ્રી પાસવાને ઇ કોમર્સ અને સીધા વેચાણ પધ્ધતિઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર પર ભાર મૂક્યો હતો

આ દ્રેન એવા ત્રણ જ્યોતિલિંગ ઇન્દોર નજીક ઓમકારેશ્વર ઉજ્જૈન મહાકાલેશ્વર અને વારાણસીમાં કાશી વિશ્વનાથને જોડશે પ્રથમ કાશી મહાકાલ ટ્રેન વારાણસીથી આજે બપોરે શરૂ થશે અને આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે સવારે ઇન્દોર પહોંચશે

દરેક કોચમાં હળવું ભકિતસંગીત તથા બે ખાનગી સલામતી કર્મચારીઓ અને માત્ર શાકાહારી ભોજન એ આ સંપૂર્ણ એસી ટ્રેનની વિશેષતાઓ છે આ ટ્રેન વારાણસી અને ઇન્દોર વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે

કે સિંઘ આજે ચારધામ પરીયોજનાની પ્રગતિની સમીક્ષા કરશે શ્રિ સિંઘ એન્જીનિયરો અને અધિકારીઓ સાથે પરીયોજનાની સમિક્ષા કરવા ઉતરાખંડની મુલાકાત લઇ રહ્યા છે મંત્રીઓ આ વિસ્તારનું વિમાન માર્ગ નિરીક્ષણ પણ કરશે

આ યોજનાનો ઉદ્દેશ ચારધામ યાત્રાળુઓ માટે મધ્ય હિમાલય વિસ્તારમાં સુરક્ષિત ઝડપી અને સરળતા વધારવાનો છે

મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે ન્યાયધીશ એન

રમણા અને ન્યાયાધીશ અરૂણ મિશ્રાની બેંચે આ અરજીને ફગાવી દેતા જણાવ્યું કે આ અંગે કોઇ કેસ બનતો નથી

ગૃહમંત્રી અમિત શાહ ઇટાનગર ખાતે ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકયાનાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના લોકોને આજે સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે એક ટ્વીટ સંદેશામાં શ્રી નાયડુએ કહ્યું કે આ બે સુંદર પહાડી રાજ્યોના લોકોએ દેશની પ્રગતિ અને વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા વર્ષોમાં આ બંને રાજ્યોના સતત વિકાસ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી છે

તેમણે કહ્યું કે મિઝોરમના લોકોએ ઘણા ક્ષેત્રોમાં સુંદર કામગીરી કરી છે અને ભારતના વિકાસમાં યોગદાન આપ્યું છે

ઇજા પામેલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કેરળની એસ ટી બસ બેંગાલુરુથી એર્નાકુલમ તરફ જઇ રહી હતી ત્યારે કેરળથી આવી રહેલી ટ્રક પુર ઝડપે એસ ટી

અઝ્નિશમન દળના સભ્યોએ ઘઠના સ્થળે પહોંચીને મુસાફરોને બચાવ્યા હતા મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે

તિરુપુર જિલ્લાના કલેક્ટર વિજય કાર્તિકેયને પત્રકારોને જણાવ્યુ હતુ કે કેરળ સરકારને આ માહિતી આપ્યા બાદ ખાસ ટીમ કેરળે તિરુપુર માટે રવાના કરી છે

તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

પાકિસ્તાનના કાયમી મિત્ર દેશ એવા ચીન અને સાઉદી અરેબિયાએ પણ ભારત અમેરીકા અને યુરોપીયન સંઘને પાકિસ્તાનને કડક સંદેશો આપવામાં સાથ આપ્યો છે

તેમણે કહ્યું કે શ્રી ટ્રમ્પ ભારતની મુલાકાત દરમ્યાન અમદાવાદ આગ્રા અને દિલ્ફી જશે

જ્યારે બંને નેતાઓ પસાર થશે ત્યારે કલાકારો દેશની સાંસ્ક્રતિક પરંપરાને સંગીત અને નૃત્ય દ્વારા પ્રસ્તુત કરશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન વિશે પણ ચિત્રો દર્શાવવામાં આવ્યા છે